પરીક્ષા માં બેસવા સમયે ભયે કે તાણ નો અનુભવ ટાળવાની કળા વિદ્યાર્થીઓ શીખવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે પરીક્ષા પે ચર્ચા જેવો કાર્યક્રમ દિલ્લી ના તાલકટોરા સ્ટેડિયમ માં યોજ્યો હતો દેદશભર થી આવેલા બે ફજારથી વધુ વિદ્યાર્થી અહી હાજર હતા ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણી ના જીવંત પ્રસારણ વડે આખા દેશ ની શાળાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમ સાથે પરોક્ષરીતે જોડાયા ે હતા અને પરીક્ષા નો ખોફ દૂર કરવાની સમજણ પ્રધાનમંત્રી મોદી પાસે થી મેળવી હતી

અને નોર્થ ઝોન કલ્ચર સેન્ટરનાં ડાયરેકટર સૌભાગ્યવર્ધનજીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું સૃજન એલએલડીસીનાં ચેરમેન દિપેશ ભાઈ મેનેજીગ દ્રસ્ટી અમીબેન શ્રીફ સહિત મુખ્ય દાતાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા ક્રાફ્ટ બજાર અને કૂડકોડ અહી આવી રહેલ સેહિલાણીઓ માટે વિશેષ આકર્ષણરૂપ બન્યા હતા